વધુમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ આ મુજબ જણાવ્યું

બનાસકાંઠા જીલ્લામાં ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે મ્યુકર માઇકોસિસની સારવાર માટે જરૂર પડે તો વિદેશમાંથી પણ ઇન્જેક્શન મંગાવવામાં આવશે